જેનાથી ઉત્પાદકો અને ગ્રાહકો બંનેના હિતોનું સંતુલિત સંરક્ષણ થઇ શકે

કેન્દ્રિય પેટ્રોલીયમ અને કુદરતી ગેસમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આ પ્રસંગે જણાવ્યું હતું કે ભારતે તમામને ભેદભાવ વિના ઉર્જા પૂરી પાડવાની દિશામાં ઉલ્લેખનીય કામ કર્યું છે

ગુજરાત ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી ગાંધીનગર ખાતે ગઈ કાલ થી શરૂ થયેલી ઇન્ટરનેશનલ એસોસીએશન ઓફ પોલીસ એકેડેમી ઇન્ટરપા કોન્ફરન્સનું ઉદઘાટન કરતાં તેમણે આ મુજબ જણાવ્યું ગઈ કાલથી શરૂ થેયલી કોન્ફરન્સની થીમ સાયબર સીકયોરીટી એન્ડ કોમ્બાટીંગ સાયબર ક્રાઇમ છે

નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે ગઇકાલે વડોદરા ખાતે ધારાસભ્ય શ્રી રાજેન્દ્ર ત્રિવેદી ફેન ક્લબ દ્વારા આયોજિત કાર્યક્રમમાં બોલતાં આ મુજબ જણાવ્યું હતું વધુમાં તેમણે ઉમેર્યું કે રાજયમાં મા અને મા વાત્સલ્ય કાર્ડ યોજનાના લાભાર્થીઓને અસાધ્ય રોગો માટે રૂપિયા ત્રણ લાખ સુધીની વિનામૂલ્યે સારવાર આપવામાં આવે છે

પાંચ લાખની સારવાર વિનામૂલ્યે આપવામાં આવે છે રાજય સરકાર દ્વારા તમામ લાભાર્થીઓને આયુષમાન ભારત યોજના હેઠળ સમાવેશ કરવામાં આવશે તો તે અંગેનું જે વધારાનું પ્રીમિયમ ભરવું પડશે તે રાજય સરકાર ભરશે

શિક્ષણ બોર્ડ આગામી બોર્ડની પરીક્ષાને અનુલક્ષીને ગઈકાલે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની મહત્વની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં બોર્ડ કર્મચારીના વેતન ભથ્થા સ્કૂલોની મંજૂરી વધુ ક્લાસની ફાળવણી જેવા મુદ્દા પર પણ ચર્ચા કરાઈ હતી સિક્ષણ બોર્ડ નાં ચેરમેન એ